કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જિલ્લાના નાસ્મેદ ગામ ખાતે ભારતીય કૌશલ્ય સંસ્થાનનું ખાતમુહૂર્ત કરશે મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક સમારોહમાં શ્રી શાહ રિમોર્ટ કન્ટ્રોલ દ્વારા આ સંસ્થાનો શિલાન્યાસ કરશે

આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાને લઈને વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ કેન્દ્ર બનાવવાના ઉદ્દેશથી આ સંસ્થાને સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે સંકળાયેલી અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણોને અનૂરૂપ એસોસીસ ડિફેન્સ આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ઓઇલ તથા ગેસ જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે

આ રોડ શોમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રહેલી ઉજળી તકોની ઝલક દર્શાવશે અને ગુજરાતમાં ઉચ્ય શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે

ઉચ્ચશિક્ષણ માટે આમંત્રણ આપવાના હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારાસ્ટડી ઈન ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પશ્ચિમ એશિયાના આ યાર દેશોસિવાય શ્રીલંકા નેપાળ ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ કેન્યા ઇથોપિયા યુગાન્ડા અને ભૂટાનમાં પણ આંતરરાષ્ટ્રીય રોડશો યોજશે આંતરરાષ્ટ્રીય રોડ શોની સમાંતરભારતના દસ શહેરોમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવશે આ રોડ શો રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા આદિજાતી વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વાસાવા કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજાડેજા પ્રાથમિક અને ઉચ્ચશિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે પણ પ્રતિનિધિ મંડળનો ભાગ બનશે રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે નગરજનો સાથે મહકરસંક્રાંતિ પર્વ ઉજવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આકાશમાં ઉંચે ઉડતી પતંગની જેમ ગુજરાતના વિકાસને પણ નવી ઉંચાઇઓ આપવી છે અમદાવાદના ખોખરા અને પાલડી વિસ્તારમાં નગરજનો સાથે પતંગ ચગાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પતંગોત્સવ જેવા તહેવારોના કારણે ગુજરાત વિશ્વ સ્તરે ચમકતું રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સેટેલાઇટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ગુહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ નગરજનોના ઉમંગ ઉલ્લાસમાં સહભાગી થયા હતા શ્રી જાડેજાએ આ પ્રસંગે કહ્યું હતું કે ઉત્તરાણનો પર્વ આપણને જીવનમાં સતત પ્રગતિ કરવાનો સંદેશ આપે છે વિવિધ ઉત્સવોના કારણે નાગરિકોમાં એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ નો ભાવ વધુ દૃઢ બને હાં રાજ્યભરમાં નાગરિકોએ ઉલ્લાસભેર ઉત્તરાયણનો પર્વ ઉજવ્યું હતું પતંગ રસીયાઓએ અગાસી પર ચઢી અવનવી રંગબે રંગી પતંગો કાપવાનો આનંદ માણ્યો હતો યુવાઓ એ ગોગલ્સ ટોપી પહેરી સેલ્ફીનો આનંદ મેળવી અગાસી પર ગીતોના તાલે ડાન્સ સાથે આકાશ ગજવ્યું હતું સાથે સાથે સો કોઈએ ઉંધીયું જલેબી બોર જામફળ સીંગ તલની ચિક્કીની મિજબાની માણી હતી ઉત્તરાણ પર દાન પુસ્થનું પણ અનેરૂં મહત્વ છે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે નાગરિકો દાન પુસ્થ કરતા નજરે ચડ્યા હતા ગાયને ધાસચારો અને પક્ષીઓને ચણ નાખ્યા હતા લોકો દ્વારા ગરીબોને પતંગ ચીકી રોકડનું દાન કરાયું હતું ઇડર તાલુકાના સિયાસણ ગામના આદિવાસી સમાજના લોકોએ દેવ ચકલી ઉડાડી મકરસંક્રાંતિ પર્વ ઉજવ્યો હતો આ પરંપરા મુજબ દેવ ચકલીની પૂજા બાદ તેને પૂર્વ દિશામાં ઉડાડવામાં આવે છે આ ચકલી જે ઝાડ પર બેસે તેના આધારે વર્ષ ફળ નક્કી થતું હોય છે લીલાઝાડ પર બેસે તો વર્ષ સાડું અને સુકા ઝાડ પર બેસે તો વર્ષ ખરાબ નીવડે તેવી માન્યતા છે આ પ્રસંગે આદિવાસી ભાઈ બહેનોએ ઢોલના તાલે નાચ ગાન કરી આ પર્વની ઉજવણી કરી હતી દરમિયાન આજે સૌ કોઈ વાસી ઉત્તરાયણ નિમિત્તે ફરીથી પતંગ ચગાવવાની મજા માણશે પતંગ રસીયાઓ આજે પણ અવનવી પતંગોથી આકાશને રંગ બે રંગી બનાવશે રાજ્યભરમાં કરૂણા અભિયાન ચલાવાઈ પક્ષીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બચાવવાનુ જીવદયાનું ઉત્તમ કાર્ય કરાઇ રહ્યું છે ગઇકાલે ઉતરાણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકો ખાતે પશુ પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી

અબોલ પશુ પક્ષીઓને અભયદાનના મંત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

રાજ્યભરમાં કરૂણા અભિયાન અને લોક જાગૃતિને કારણે પક્ષીઓને ઈજા ન પહોંચે તેવી ખાસ તકેદારી રખાઈ હતી

મુખ્યમંત્રીએ જીવદયાના ઉમદા કાર્ય માટે પશુપાલન વનવિભાગ અને સેવાભાવી સંસ્થાઓને બીરદાવી હતી પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ એનાયત કરાયો રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન નવી દિલ્ફી ખાતે શ્રી પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે આશાળાએ પાણીનો સ્રોત ન હોવા છતાં હેન્ડપમ્પ લગાવી શાળામાં ગ્રીન વોલ ઓફ ઓલગ્રીન લિટલ લાયબ્રેરી ફર્બલ ગાર્ડન કિચન ગાર્ડન અને વેસ્ટમાંથી બેસ્ટરોક ગાર્ડન જેવા પ્રોજેક્ટો થકી શાળાને પર્યાવરણીય રીતે સમુદ્ધકરવામાં આવી છે જેના પરિપાક સ્વરૂપે શાળા ઇનોવેશન ફેસ્ટીવલ પર્યાવરણ પ્રયોગશાળા અને ગ્રીન શાળા જેવા આયામોમાં સંમ્મિલીત થઈ છે રાજ્યમાં ઠંડીમા અશંત ઘટાડા બાદ ઠંડીનું જોર ફરીથી વધવાની સંભાવના છે

આગામી બે ત્રણ દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન ખાતેએ વ્યક્ત કરી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગઇકાલે અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામસેવા કેન્દ્ર લોકશાળા ખાતે કિસાન સંમેલનમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દાયકાઓથી આપણા ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે જેના લીધે ખેડૂતોને કરજના બોજ નીચે જીવવું પડે છે આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો બ્લડપ્રેશર હૃદયરોગ કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેર યુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકશે આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિ પણ સુધારો થશે લોકોને સસ્તી દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા જન ઔષધી સ્ટોર હવે ખરા રૂપમાં દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર છે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાહિત થઇ રહ્યું છે